શ્રી મોદીએ કહ્યું કે સમાચાર માધ્યમોએ કોવિડ રોગયાળા વિશે જાગૃતતા ફેલાવી અને સરકારનાં કામો અંગે જણકારી આપી તથા યોજનાઓમાં ખામી વિશે જણાવી જનતાની સેવા કરી છે શ્રી મોદીએ વિડિયો કોન્ફરન્સીંગ દ્રારા જયપુરમાં પત્રિકા ગેટનાં ઉધ્ધાટન પ્રસંગે બોલતાં આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સમાજનો પ્રબુધ્ધ વર્ગ અને લેખક પથદર્શક અને શિક્ષક હોય છે શ્રી મોદીએ નવી પેઢીમાં વાંચનની આદત કેળવવાનો આગ્રહ કર્યો હતા તેમણે કહ્યું કે દરેક ઘર બનાવવી વખતે પુસ્તકો માટે અલગ જગ્યા રાખવી જોઈએ તથા પરિવારનાં તમામ સભ્યોએ દરરોજ કંઈક ને કંઈક વાંચવાની આદત કેળવવી જોઈએ દેશનાં પ્રાચીન સાહિત્યનાં મહત્વ અંગે વાત કરતાં પ્રધાનમંત્રી એ કહ્યું કે આજનાં ટેક્સ્ટ ટ્વીટ અને ગુગલ યુગમાં નવી પેઢી ગંભીર જ્ઞાનની વંચીત ન રહેવી જોઈએ શ્રી મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મંયો પર ભારતની ઉપસ્થિતી હવે વધુ મજબૂત બની રહી છે ઉલ્લેખનીય છેકે પત્રિકા સમાચાર સમૂહ દ્રારા જયપુર ખાતે જવાહરલાલ નહેરુ માર્ગ પર પત્રિકા ગેટનું નિર્માણ કરાયું છે આ પ્રસંગે શ્રી મોદીએ બે પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું

મધ્યપ્રદેશનાં સાડા ચાર લાખ ફેરીયાઓએ આ યોજના અંતર્ગત નોંધાણી કરાવી હતી જેમાંથી ચાર લાખ થી વધુ ફેરીયાવાળાઓને ઓળખપત્ર તથા પ્રમાણપત્ર અપાઈ યૂક્યા છે પોર્ટલનાં માધ્યમથી બે લાખ પીસ્તાળીસ હજાર લાભાર્થીઓની અરજી બેંકોમાં મોકલાઈ છે

આ ક્રાર્યક્રમ વેબકાસ્ટનાં માધ્યમથી પ્રસારીત કરાશે મધ્યપ્રદેશાનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ યૌહાણ પણ આ ક્રાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી ઉપસ્થિત રહેશે

જેનાં ભારત સંપૂર્ણ સભ્ય તરીકે ભાગ લઈ રહ્યું છે

વિદેશમંત્રી પરિષદની આ બેઠકમાં આગામી શિખર સંમેલનની તૈયારીઓની સમીક્ષા કરાશે તથા વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિયાર વિમર્શ કરાશે આ સાથે શ્રી જયશંકર કેટલીક દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અંગે એક વર્યુઅલ કાર્યક્રમને સંબોધતા શ્રી નિશંકે કહ્યું કે સરકાર સંગઠનો ગ્રામસભાઓ અને અન્ય હિસ્સેદારોએ આ લક્ષ્ય પ્રાપ્ત કરવા એક મિશન રૂપે કામ કરવું પડશે તેમણે શિક્ષણ મંત્રાલયનાં અધિકારીઓને દર બે મહિને સાક્ષરતાં કાર્યક્રમની સમીક્ષા કરવા જણાવ્યું શ્રી નિશંકે કહ્યું કે આપણી વસ્તીનો મોટો હિસ્સો હજી પણ સાક્ષર નથી અને આ દિશામાં હજી વધુ પ્રયાસો કરવાની જરૂર છે શિક્ષણમંત્રી એ કહ્યું કે નવી નીતી દેશની માન્યતાઓ અને મૂલ્યો પર આધારીત છે

આજે નવી દિલ્હીમાં સમાચાર કર્મીઓને સંબોધતા આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે

તેમણે કહ્યું છેકે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે

શ્રી ભૂષણે ઉમેયું કે દેશભરમાં પરિક્ષણો વધુ ઝડપી બનાવાયા છે અત્યાર સુધીમાં દેશમાં પાંચ કરોડથી વધુ નમૂનાઓનું પરિક્ષણ કરાયું છે નીતી આયોગનાં આરોગ્ય બાબતોનાં સભ્ય ડો

પોલે કોરોનાથી બચવા સામાજીક અંતર જાળવવા તથા હાથની સ્વયછતા સંબંધી નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે

આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને ગત મહિનાની નવ ઓઝ્સ્ટે ઈ સંજીવની પર દોઢ લાખ ટેલી ક્નસલટેશન પૂરા થયાનાં અવસરે આયોજીત એક બેઠકની અધ્યક્ષતા કર્યા બાદથી અત્યાર સુધીમાં બે ગણી સંખ્યામાં દર્દીઓએ ઈ સંજીવનીમાં નોંધણી કરાવી છે

ઉલ્લેખનીય છેકે લોકો કોરોનાનાં કારણે નિષ્ણાંતો પાસેથી પરંપરાગત કન્સ્લટેશન કરાવવું જોખમી માનવા લાગ્યા છે તે સમયે લોકોથી આરોગ્ય સંભાળ માટે આ આવશ્યક સુવિધા શરૂ કરાઈ છે

નીલમ ગોહરે આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ યુંટાયા છે વિપક્ષ ભાજપ દ્રારા મુંબઈ વડી અદાલતમાં યૂંટણી રદ કરવાની માંગણી કરાઈ હતી ભાજપનાં ઘણા ઘારાસભ્યો કોરોનાથી સંક્રમિત હોવાથી ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકાશે નહિ તેવું કારણ આગળ ઘરી ભાજપે ચૂંટણી રદ કરવાની માંગ કરી હતીં જોકે અધ્યક્ષ રામરાજે નાયડુ નિમબાલકરે આ માંગનો સ્વીકાર ન કરતાં ગૃહની કાર્યવાહી આગળ વધારી હતી

રાજેશ ગણપતિનાં નેતૃત્વમાં શોધકર્તાઓ એ કાયમાંથી વિચલન દૂર કરવાની પ્રક્રિયા વિકસીત કરી છે કાયને ક્રિસ્ટલમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને વિચલન કહેવાય છે

ગણપતિએ જણાવ્યું કે આ સંશોધન મોબાઈલ ફોન પર ગોરીલા ગ્લાસ જેવા તથા વધુ સ્થાયી કાયનાં નિર્માણની દીશામાં પહેલું પગલું છે

પી મલ્હોત્રાએ જણાવ્યું કે અભિનેત્રી રીયા યક્રવર્તીનાં સાંજે સાડા સાત વાગ્યે વીડીયો કોન્ફરન્સીંગ દ્રારા મજીસ્ટ્રેટ સમક્ષ પ્રસ્તુત કરાઈ છે ત્રણ દિવસની સધન પૂછપરછ બાદ રીયા ચક્રવર્તીની આજે ઘરપકડ કરાઈ છે આ મામલે અગાઉ તેનાં ભાઈ શોવિક સુશાંતનાં મેનેજર સેમ્યુઅલ મિરંડા અને નોકર દિનેશ સાવંતની ઘરપકડ કરાઈ છે

સંજય રાઉતની પક્ષનાં મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે રાજ્યસભાનાં સભ્ય સંજય રાઉત શિવસેનાનાં મુખ્યપત્ર સામનાનાં કાર્યકારી સંપાદક પણ છે